પ્રિસાઇડીંગ ઓફીસર કોન્ફરન્સનું ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે કોવીડની રસી નાગરીકો સુધી પહોંચે તે પહેલા જરૂરી વૈજ્ઞાનીક કસોટીએ ખરી ઉતરે તે સુનિશ્ચિત કરાશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આવતીકાલે ત્રીજા વૈશ્વિક નવીનીકરણ ઉર્જા રોકાણ

ભારતે અફઘાનિસ્તાનમાં સામુદાયિક વિકાસ પરિયોજનાઓના યોથા તબક્કાની શરૂઆત કરી છે

સમાપન સમારોહમાં પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી વીડીયો કોન્ફરન્સના માધ્યમથી સંબોધન કરશે

આ વર્ષે આ સંમેલનનો વિષય છે સબળ લોકશાહી માટે વિધાથિકા કાર્યપાલિકા તથા ન્યાયપાલિકાના આદર્શનો સમન્વય કરવો આ સંમેલન અંતર્ગત અનેકવિધ પ્રવર્તમાન વિષયો પર વિયારવિમર્શ માટે ત્રણ અલગ અલગ સત્રનું આથોજન કરવામાં આવ્યું છે જેમાં વિધાનસભાના પ્રિસાઇડિંગ અધિકારીઓ વર્તમાન પરિસ્થિતિમાં દેશમાં પ્રજાતંત્રને વધુ સશક્ત બનાવવા માટે શાસનના ત્રણેય મૂળભૂત અંગો સંસદવિધાનસભા વહીવટીતંત્ર તથા ન્યાયતંત્રની વચ્ચે પારસ્પરિક સહથોગ સામંજસ્ય તથા વધુ સુદ્રઢ સંકલનની જરૂરિયાતો સંદર્ભે વિચાર કરશે બે દિવસીય સંમેલનનો સમાપન સમારોહ આવતીકાલે સંવિધાન દિવસના દિવસે થશે આ પ્રસંગે તમામ ઉપસ્થિતો પ્રધાનમંત્રીના નેતૃત્વમાં બંધારણની પ્રસ્તાવનાઆમુખનું ઉચ્યારણ પણ કરશે આ ઉપરાંત પ્રિસાઇડિંગ ઓફિસર્સ સચિવો તેમજ સંસદ વિધાનસભાના અધિકારીઓ બંધારણના મૂલ્યોને વધુ સબળ સશક્ત તથા જવાબદારીપૂર્વક વફન કરવાનો સંકલ્પ પણ લેશે આ સંમેલન અંતર્ગત એક ઘોષણાપત્ર જારી કરવામાં આવશે અને બાદમાં તેનું સમાપન થશે ઓમ બિરલા કેવડીયા ખાતે આજથી શરૂ થઈ રહેલી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં હાજરી આપવા ગઇકાલે કેવડિયા ખાતે આવી પહોંચેલા લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ જણાવ્યું છે કે આજ થી કેવડીયામાં શરૂ થનારી વિધાનસભાના અધ્યક્ષોની કોન્ફરન્સમાં સંસદ અને વિધાનસભાઓની કાર્યવાહીને વધુ ઉપયોગી બનાવવા અંગે પણ ચર્ચા વિચારણા કરાશે કેવડીયા સ્થિત સ્ટેચ્યુ ઓફ યુનીટી ખાતે આજ થી યોજાનારી બે દિવસીય અખીલ ભારતીય વિધાનસભા લોકસભાના અધ્યક્ષોની કોન્ફરન્સ અંગે પત્રકારો સાથેની વાતયીતમાં આમ જણાવ્યું

દેશમાં કોરોનાવાયરસ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના મુખ્યમંત્રીઓ સાથેની વર્ચ્યુઅલ બેઠક દરમિયાન શ્રી મોદીએ કહ્યું કે સાજા થયેલ દર્દીઓ જોતા ઘણા માને છે કે વાયરસ નબળો પડ્યો છે

તેમણે કહ્યું કે રસી પર કામ કરનારાઓ તે કરી રહ્યા છે પરંતુ લોકો સજાગ છે અને ટ્રાન્સમિશન પર કાબ્ આવે છે તેની ખાતરી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂર છે શ્રી મોદીએ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપલબ્ધ કરાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે એમ કહીને કહ્યું કે મેડિકલ કોલેજો અને જિલ્લા હોસ્પિટલોને ઓક્સિજનમાં સ્વનિર્ભર બનાવવાના પ્રયત્નો જરૂરી છે શ્રી મોદીએ કોવિડ સામેની લડતમાં પોઝિટિવિટી રેટને પાંચ ટકાથી નીચે લાવવાની જરૂર પર ભાર મૂક્યો છે ગુજરાત ઉપરાંત દિલ્હી રાજસ્થાન મહારાષ્ટ્ર છત્તીસગઢ પશ્ચિમ બંગાળ હરિયાણા ઉત્તરાખંડ આંધ્રપ્રદેશ અને તેલંગાણાના મુખ્યમંત્રીઓ વિડીયો કોન્ફરન્સ દ્વારા આ બેઠકમાં જોડાયા હતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ આ સમીક્ષા બેઠકમાં હાજર રહ્યા હતા

ત્રણ દિવસીય આ સંમેલનનું આયોજન નવીન અને નવીનીકરણીય ઉર્જા મંત્રાલય ઘ્વારા કરાયું છે આ દરમિયાન નવીનીકરણીય અને ભાવી ઉર્જા વિકલ્પો પર ત્રણ દિવસીય સંમેલન યોજાશે ઉત્પાદનકર્તા ડેવલપર રોકાણકારોનું પ્રદર્શન પણ યોજવામાં આવશે

જેનો ઉદેશ્ય નવીનીકરણીય ઉર્જાનો વિકાસ અને હાલના વૈશ્વિક પ્રયાસોને વધુ વેગવાન બનાવવાનો છે તેમજ વૈશ્વિક રોકાણકાર સમુદાય સાથે ભારતીય ઉર્જા ક્ષેત્ર સાથે જોડાયેલા પક્ષોનો સંપર્ક વધારવાનો છે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 વધુ સમાચાર

વિદેશમંત્રી ડો

જયશંકરે કહ્યું કે ભારતે હાલમાં જ શતૂત બંધના નિર્માણ માટે અફઘાનિસ્તાન સાથે સમજૂતી કરી છે જેનાથી કાબૂલ શહેરના વીસ લાખ જેટલા જેટલા લોકોને સ્વચ્છ પીવાનું પાણી ઉપલબ્ધ થશે

વિદેશમંત્રીએ ભારતની પાડોશી દેશો સાથેની દીર્ઘકાલીન પ્રતિબદ્ધતા દોહરાવી હતી

અહેમદ પટેલ વરીષ્ઠ કોંગ્રેસ નેતા અહેમત પટેલનું આજે વહેલી સવારે દુઃખદ અવસાન થયું છે તેઓ એક મહિનાથી કોરોનાથી સંક્રમિત હતા અને હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ અહેમદ પટેલના દુઃખદ અવસાન પર શોક વ્યકત કરતા એક ટવીટ સંદેશમાં કહ્યું કે અહેમદ પટેલે ઘણા વર્ષો સુધી લોકો અને સમાજની સેવા કરી છે શ્રી મોદીએ કહ્યું કે અહેમદ પટેલે ક્રેંગ્રેસ પાર્ટીને મજબુત કરવામાં ભજવેલી મહત્વપુર્ણ ભૂમિકા બદલ તેઓ હંમેશા યાદ રહેશે

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ દરમિયાન ભારતીય ટપાલ વિભાગ તરફથી બહાર પડાયેલ વિશેષ ટપાલ ટીકીટ અને વિશેષ કવરનું પણ લોકાર્પણ કરશે આ કાર્યક્રમમાં રક્ષામંત્રી રાજનાથ સિંહ ઉત્તર પ્રદેશના રાજયપાલ આનંદીબેન પટેલ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પણ હાજર રહેશે

નિવાર વાવાઝોડુ બંગાળની ખાડીમાં આવેલુ ચક્રવાતી વાવાઝોડુ નિવાર આજે વહેલી સવારે વધુ તીવ્ર બન્યું હતું હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આજે આ વાવાઝોડુ હજી વધારે તીવ્ર બનશે

વાવાઝોડાની અસરના કારણે તામીલનાડુના કેટલાક જીલ્લાઓ અને પોંડીચેરીના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે ભારે વાવાઝોડાના પગલે તામીલનાડુમાં જાહેર રજા અપાઇ છે બસ અને રેલ સેવાઓને રોકી દેવામાં આવી છે સંરક્ષણ દળની ટીમો તમીલનાડુ અને પોંડીચેરીમાં પહોંચી વાવાઝોડા બાદની પરિસ્થિતિને પહોંચી વળવા તૈયારીઓ કરી દીધી છે

આ મોબાઇલ એપ દ્વારા દેશની એકતા અખંડિતતા સંરક્ષણ સુરક્ષા તથા સાર્વજનિક વ્યવસ્થાની વિરૂધ્ધમાં ગતિવિધિ થઇ રહી છે